અદાલતે અધ્યક્ષના એ આદેશને નકારી કાઢયો છે જેમાં પંદરમી વિધાનસભાના અંત સુધી ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અદાલતના આ નિર્મયથી ગેરલાયક ઠેરવાયેલા ધારસભ્યો માટે પાંચ ડિસેમબરે કર્ણાટકમાં યોજાનારી પેટાચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો છે ન્યાયાધીશ એન

રમણા ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ કૃષ્ણ મુરારીની ત્રણ સભ્યોની બનેલી ખંડપીઠે કહ્યુ કે જો આ યૂંટણીમાં ગેરલાયક ઠેરવવામાં આવેલા ધારસભ્યો યૂંટણી જીતે તો તેઓ મંત્રી બની શકે છે ખંડપીઠે વડી અદાલતમાં અરજી કર્યા વગર સીધા સર્વોચ્ચ અદાલતમાં અરજી કરવાની બાબતે ધારાસભ્યોની આલોચના કરી અદાલતે કહ્યુ કે આ નિર્ણય સત્ય એન પરિસ્થિતિઓ પર આધારિત છે અને આ ગેરલાયક ઠેરવવાના અધ્યક્ષના નિર્ણયમાં ફસ્તક્ષેપ નથી કરતો

રાજ્ય વિધાનસભાને સ્થગિત કરવામાં આવી છે રાજ્યની સ્થિતિ અંગે રાજ્યપાલ ભગતસિંહ કોશીયારી દ્વારા કેન્દ્રને મોકલવામાં આવેલ રિપોર્ટ બાદ મહારાષ્ટ્ર વિધાનસભાને સ્થગિત કરવામાં આવી છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વિધાનસભા યૂંટણીના પરિણામના ઓગણીસ દિવસો પછી પણ રાજકીય મડાંગાંઠને કારણે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેમાં તમામ પ્રયત્નો કરવા છતાં એક સ્થિર સરકાર બનવું અશક્ય હતું દરમિયાન કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે તેઓ સરકાર બનાવવા શિવસેનાના પ્રસ્તાવ અંગે ફજ સુધી કોઈ નિર્ણય લીધો નથી અને તેઓ આ અંગે યર્યા કરશે

મહારાષ્ટ્રના રાજ્યપાલે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે તેઓએ તમામ રાજકીય પક્ષો વચ્ચે સુમેળ બનાવી રાખી સરકાર રચવાના તમામ પ્રથત્નો કર્યા પરંતુ તેઓ સફળ થયા નહીં

ભાજપ અને શિવસેના ગઠબંધનને ચૂંટણીમાં સંયુક્ત રીતે બહુમતી મેળવ્યા છતાં મુખ્યમંત્રી પદના મતભેદને કારણે ગઠબંધન તૂટી ગયું શિવસેનાનો આગ્રહ હતો કે મુખ્યમંત્રીનું પદ તેમની પાર્ટીને જ મળવું જોઈએ શિવસેનાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી અને કોંગ્રેસના સમર્થનથી એક ગેર ભાજપા સરકાર બનાવવાનો પ્રયત્ન કર્યો તેમનું કહેવું હતું કે રાજ્યપાલે સરકારની રચના માટે સમર્થનપત્ર રજૂ કરવા માટે પૂરતો સમય આપ્યો નથી આ આધારે શિવસેનાએ રાજ્યપાલના આ નિર્ણયને સર્વોચ્ય અદાલતમાં પડકાર્યો પરંતુ તેના ઉપર તત્કાળ સુનાવણી થઈ નહીં કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ રાજ્યપાલ અને કેન્દ્ર પર આરોપ લગાવ્યો કે તેઓ એ તેમના કાર્યોથી સંવિધાનીક પરંપરાઓ તોડી છે

ડોક્ટર સિંહ ગઇકાલે નવી દિલ્હીમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખના શિક્ષકો સાથે વાતચીત કરી રહ્યા હતા

આ પરિષદ આવતીકાલે યોજાશે જ્યારે બ્રિક્સ દેશોના ઉદ્યોગ મંડળોની બેઠક અને બ્રિક્સ ઉદ્યોગોનું ફોરમ આજે યોજાશે જ્યાં ઉદ્યોગોમાં પ્રમુખો બ્રિક્સ દેશોવચ્ચે વેપાર સહકાર વધારવા અને ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક સાથે સંબંધો વધુ મજબૂત કરવાના ઉપાયો અંગે વિયાર વિમર્શ કરશે તમામ બ્રિક્સ દેશોના મોટા વેપાર પ્રતિનિધિમંડળો બ્રિક્સ વેપાર મંચમાં ભાગ લઈ રહ્યા છે જેમાં તમામ બ્રિક્સ દેશોના નેતાઓ સાંજે ભાગ લેશે શિખર પરિષદ દરમિયાન નેતાઓ બ્રિક્સ સમાજના આર્થિક વિકાસ માટે પરસ્પર બ્રિક્સ દેશોના સહકાર પર ચર્ચા કરશે વેપાર અને નિકાસ પ્રોત્સાહન એજન્સીઓ વચ્ચે બ્રિક્સ સમજૂતી પર હસ્તાક્ષર થયા છે બ્રિક્સ વેપાર ઉદ્યોગમંડળ અને ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક તેમનો અહેવાલ નેતાઓને સોંપશે શિખર પરિષદના સમાપન પ્રસંગે નેતાઓ એક સંયુક્ત ઘોષણા પત્ર પણ જારી કરશે બ્રિક્સ પરિષદને આ વર્ષનો વિષય વસ્તુ નવતર ભવિષ્ય માટે આર્થિક વિકાસ છે વિજ્ઞાનક્ષેત્રે સહકાર સંશોધન ટેકનોલોજી તેમજ ડિજીટલ અર્થતંત્ર ગેરકાયદેસર નાણાંકી હેરફેર અને આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડતએ પ્રાથમિકતા રહેશે બ્રિક્સ દેશો આતંકવાદ વિરોધી સહકાર પર પણ યર્ચા કરશે આ વર્ષ બ્રિક્સ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફ્યૂઅર નેટવર્ક અને મહિલા ઉદ્યોગ સાહસો માટેવેપાર જોડાણની સ્થાપના કરાશે

ઉમેદવારીપત્રોની ચકાસણી આવતીકાલે કરવામાં આવશે જ્યાર શનિવાર સુધીમાં ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકાશે પ્રથમ તબક્કામાં તેર વિધાનસભા બેઠકો માટે ત્રીસમી નવેમ્બરે મતદાન થશે જેમાં ચાર બેઠકો અનુસૂચિત જનજાત અને ત્રણ બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે એક્યાંસી બેઠકોવાળી ઝારખંડ વિધાનસભા માટે ત્રીસ નવેમ્બરથી વીસ ડિસેમ્બર દરમિયાન પાંચ તબક્કામાં મતદાન થશે

વિરાટ કોફલી બેટસમેન રેકિગમાં પ્રથમ જયારે રોહતિ શર્મા બીજા સ્થાને છે બોલર રેકિગમાં જસપ્રીત બુમરાહે પ્રથમ સ્થાન જાળવી રાખ્યુ છે જયારે બીજા સ્થાને ન્યુઝીલેન્ડના ઝડપી બોલર ટેન્ટ બોલ્ટ છે ઓલરાઉન્ડર રેકીગમા પ્રથમ દશ ખેલાડીઓમાં એકમાત્ર ભારતીય ખેલાડી હાર્દિક પંડથાનો સમાવેશ થયો છે ઇગ્લેન્ડના બેન સ્ટોકસ પ્રથમ સ્થઆને અને અફધાનિસ્તાનના મોહમ્મદ નબી બીજા સ્થાને છે હાર્દિક પંડયા દશમાં સ્થાન પર છે

અને જેનો બંને દેશો ઘણો લાભ ઉઠાવી શકે છે ગ્લોબલ ઢાકા ડાયલોગના બીજા દિવસે ગઇકાલે શ્રીમતી દાસે કહ્યું કે ભારતે ભાંગ્લાદેશ સરકારને જે આઠ અરબ ડોલરની સહાય સુવિધા આપી છે તેનો એંસી ટકા ભાગ બંને દેશોની વચ્ચે સંપર્ક સુવિધાઓના વિકાસની યોજનાઓ માટે નિર્ધારિત કરાયો છે તેઓએ કહ્યું કે માર્ગ રસ્તા રેલવે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ અને બંદરોના વિકાસની યોજનાઓ બંને દેશો માટે ફાયદાકારક સાબિત થશે તેમણે કહ્યું કે ભવિષ્યમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ડિજીટલ સંપર્ક વધારવાનું સૂચન પણ કર્યું હતું હિન્દ પ્રશાંત વિસ્તારના મુદ્દે શ્રીમતી દાસે કહ્યું કે ભારત આ ક્ષેત્રમાં સુરક્ષા સંરક્ષણ અને સ્થિરતા ઇચ્છે છે પૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ આ પ્રસંગે કહ્યું કે એક્વીસમી સદી એશિયાની સદી છે અને દક્ષિણ એશિયા આ ક્ષેત્રનું સૌથી મોટું સંચાલ હશે

પોલીસે ગોળીબાર કરતાં એક જણનુ મોત થયા બાદ પરિસ્થિતિ વકરી હતી દેખાવકારો નેતાની મુકત ચૂંટણી માટે માગણી કરી રહ્યા છે તથા પોલીસ દમનની સ્વતંત્ર તપાસ માંગે છે